આ ઘોષણાપત્રમાં સ્થળાંતર કરતી પ્રજાતિઓનું જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ મહત્વ ઉપર ભાર મુકાયો છે

આથી આ સંમેલનમાં ભાગ લેનાર દેશોના પ્રતિનિધિઓએ લુપ્ત થતી પ્રજાતિઓના રક્ષણ માટે સર્વગ્રાહીનિતી અપનાવવાનો નિર્ધાર કર્યો છે તેમણે ઉમેર્યું કે પ્રજાતિઓની સ્થિતિ તથા તેઓ સામેના જોખમોની સર્વગ્રાહી રીતે સમીક્ષા કરવા પણ સંમેલને સંમતિ દર્શાવી છે તેમણે એમ પણ ઉમેર્યું કે પ્રજાતિઓની ગેરકાયદેસર રીતે થતી હત્યા અને તેઓના વેપારને અંક્રશમાં લેવા પણ સંમેલનના ઘોષણાપત્રમાં જણાવાયું છે

જેમાં હાથી જગુઆર એટલે કે ચિત્તા જેવા પ્રાણીનો સમાવેશ થાય છે

આ પ્રતિનિધિ મંડળમાં વાણિજ્યમંત્રી વિલ્બર રોશ ઉર્જામંત્રી ડેન બ્રાઉલેટી રાષ્ટ્રીય સલામતી સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન વરિષ્ઠ સલાહકાર સ્ટિફન મિલરનો સમાવેશ થાય છે રાષ્ટ્ર પ્રમુખના સલાહકાર અને તેમના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને ઈવાન્કાના પતિ જે કુશનર પણ ભારત આવવાના છે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત કેન જસ્ટર પ્રતિનિધિ મંડળ સાથે ફરશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત બંન્ને દેશોના ગાઢ દ્વિપક્ષીય સંબધોનો પરીચય આપે છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની બે દિવસની મુલાકાતે સોમવારે અમદાવાદ પહોંચશે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

દરમ્યાન અમારા પોરબંદરના પ્રતિનિધિએ જણાવ્યું છે કે ટ્રમ્પના કાર્યક્રમમાં પોરબંદરના યુવકો મણિયારો સહિત તલવાર ઢોલ રાસનો કાર્યક્રમ રજુ કરશે આ ઉપરાંત ઝગડિયા તાલુકાના રતનપુર ગામના કલાકારો જાણીતા સિદ્દી ધમાલ નૃત્ય રજુ કરશે મૂળ આફ્રિકની સિદ્દી જાતિનું આગવું સીદ્દી ધમાલ નૃત્ય હવે રાજ્યની સાંસ્કૃતિક પરંપરાનું ભાગ બન્યું છે

આજના અહેવાલમાં ગુજરાતના મિત્ર રાજ્ય છત્તીસગઢની હસ્તકલાનો પરિચય આપતો વિશેષ અહેવાલ સાંભળશો

અગાઉની સૂચના મુજબ કાઠમંડુ ઇન્ડોનેશિયા વિએતનામ અને મલેશિયાથી વિમાનમાં ભારત આવતા મુસાફરોની સાર્વત્રિક સ્કિનિંગ કરવાની કામગીરી શરૂ થવાની જાણકારી આ બેઠકમાં અપાઇ હતી ભારતના નાગરિકોને જરૂર ન હોય તો સિંગાપોરની મુસાફરી ટાળવાની સૂચના અપાઇ છે

તેની પોરબંદરમાં માછીમારી ઉપર થઇ છે

અને માછીમારોની તમામ ફેક્ટરીઓનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે

પણ વાયરસને કારણે કામગીરી થઇ શકી નહોતી

બી

દેસાઇએ એક વિકેટ ઝડપી ફતી

આ ટુર્નામેન્ટ આઠમી માર્ચ સુધી રાજકોટમાં સૌરાષ્ર્આ ક્રિકેટ એસોસીએશન અને રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રન સહિત અન્ય રાજ્યો તામિલનાડુ કર્ણાટક છત્તીસગઢ ત્રિપુરા વિદર્ભ અને ઉત્તરાખંડની ટીમો પણ ભાગ લઇ રહી છે આજે પ્રથમ દિવસે આ ટુર્નામેન્ડની પ્રથમ મેચ ગુજરાત અને તામિલનાડુ વચ્ચે સૌરાષ્ઠ ક્રિકેટ એસોસીએશન ખાતે રમાઇ રહી છે બોટાદ કલા મહાકુંભ બોટાદ શહેરમાં આજથી બે દિવસીય મધ્યઝોન કક્ષાના કલામહાકુંભનો આરંભ થયો છે બોટાદ જિલ્લા યુવા વિકાસ અને યુવક સેવા અને સાંસ્ક્રતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરમાં સંયુક્ત ઉપક્રમે આ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે